વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી તો દિવસ ચડતા જ બજારોમાં લોકોની ભીડ ખરીદી માટે ઉમટી પડી છે મોડીરાત સુધી છેલ્લીની ઘડીની ખરીદી થતી જોવા મળે છે આજે કાળી ચૌદશ અને શનિવારનો સંયોગ સર્જાતા હનુમાન મદિરોમાં વિશેષ પુજા અર્ચના કરવામાં આવી રહ્યા છે ઘણા સ્થળે હનુમાન યાલીસના સમુહ પાઠ અને ભુજ ખાતે શનિદેવ મંદિરે શનિગ્રહ શાંતિ અને પ્રાર્થના સાથે સમુહ યજ્ઞ યોજાઈ રહ્યો છે દિવાળી પર્વને વધાવવા ઘેર ઘેર અને ચોર ચૌટે કલાત્મક રોશની અને કોડીયાના ઝગમગાટ થઈ રહ્યા છે ઘર આંગણે રંગોળીની પણ સજાવટ થઈ રહી છે

આવતીકાલે દેશભરમાં દિવાળીનું પર્વ પણ ઉજવાશે પ્રધાનમંત્રીએ તેમના આ અગાઉના મન કી બાતના સંબોધનમાં લોકોને ફટાકડાના ઉપયોગથી થતાં આગના બનાવો અને જાનહાનિને રોકવા માટે સુરક્ષિત રીતે દિવાળી ઉજવવા અનુરોધ કર્યો હતો આશુતોષ અંતાણી ક ચ્છ સરહદે દિવાળી દેશની સરહદે સીમાડાના સંત્રી સમા સીમા સુરક્ષા દળના જવાનો દિવાળી પર્વમાં સહભાગી બને તે હેતુથી કચ્છની સરહદે ચોકીઓ સુધી જવાનોને મીઠાઈના પેકેટ મોકલાયા હતા કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ભુજના દળના મથક ખાતે જવાનોને મિઠાઈની ભેટ અને દિવાળી પર્વની શુભકામનાઓ આપી હતી

આજે સાંજે આઠ વાગ્યે મંત્રોચ્યાર સાથે હનુમાનજીનું પુજન તથા મહાઆરતી યોજાશે

મંદિરના સંતોના માર્ગદર્શનમાં યુવક મંડળના યુવકો તેમજ હરિભક્તો સમગ્ર આયોજન ઉત્સાહપુર્વક પાડી રહ્યા છે

ગરીબ અને શ્રમજીવી પણ દિપાવલી પર્વની ઉજવણી માણી શકે અને એ પરિવારોનાં નાના ભુલકાઓ મીઠાઈનો સ્વાદ માણી શકે તેવા ઉદેશ સાથે શહેરની ચારે બાજુ ઝ્રંપડે ઝ્રપડે મીઠાઈ પેકેટો વિતરણની વ્યવસ્થા દ્રારા કરવામાં આવી હતી જેથી આવા પરિવારોએ પણ ખુશી મનાવી હતી આશુતોષ અંતાણી ક ચ્છ હવા માન દિપાવલીના પંચપર્વ પ્રારંભ સાથે જ વહેલી સવારે અનુભવાતો ગુલાબી ઠંડીનો ચમકારો શિયાળાના સમયસર આગમનનો સંકેત સુચવે છે

જો કે દિવસના ભાગે ઉંયુ તાપમાન અનુભવાય છે